સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જાફેરસભાઓ યોજી ફતી આજે બિફારમાં દરભંગા અને ઉત્તરપ્રદેશના બાંદામાં જાહેરપ્રચાર કરશે

ભાજપ પ્રમુખ અમીત શાફ આજે ઉત્તરપ્રદેશના ગાઝીપુર અને ઉન્નાઓમાં જારસભા યોજવાના છે કોંગ્રેસ પ્રમુખ રાફલ ગાંધી આજે રાજસ્થાનના જાલોર અજમેર અને કોટામાં ચૂંટણી રેલી યોજશે

કોંગ્રેસ મફામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશના જાલીનમાં સભા કરવાના છે બહુજન સમાજ પાર્ટીના સુશ્રી માયાવતી શાફજહાઁપુર અને કન્નોજમાં જાહેરસભા કરશે

આગ્રાના એક મતદાન મથક પર પણ પુનઃ મતદાન કરાયું ફતું

અગાઉ સર્વોચ્ય અદાલતે તેમની માગણી નકારી કાઢી ફતી અને ચૂંટણી પંચને દરેક વિધાનસભા વિસ્તારમાં એકના બદલે પાંચ મતદાન મથકો પર વીવીપેટની ગણતરીના આદેશ આપ્યા ફતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ અરજી કરી છે અને જણાવ્યું છે કે પાંચ મતદાન મથકો પર વીવીપેટની ગણતરી એ વાજબી નથી

આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ ઘિલોને જણાવ્યું કે જૈશે મફંમદના ડઝન ઉપરાંત ત્રાસવાદીઓ માર્યા ગયા છે ફાલ આ સંગઠનમાં કોઈ નેતા બચ્યો નથી

વૈંકેથા નાયડુએ દૃષિ ક્ષેત્રને વધુ ઉત્પાદક અને આકર્ષક બનાવી રોજગારલક્ષી તક જાડવા પર ભાર મૂક્યો છે તિરૂપતિમાં વેંકટેશ્વરા યુનિવર્સિટીના પદવીદાન સમારોફમાં બોલતાં શ્રી નાયડુએ કહ્યું કે દેશમાં સર્વાંગી વિકાસ માટે દૃષિક્ષેત્રને વધુ વૃદ્વિકારક બનાવવું જરૂરી છે રાષ્ટ્રીય નમૂનારૂપ સર્વેક્ષણ સંસ્થાના આંકડા ટાંકીને તેમણે કહ્યું કે ગ્રામીણ ભારતમાં કૃષિ ક્ષેત્ર આધારીત નવ કરોડ પરિવારો છે જે ખેતી પર નભે છે તેમના જીવન નિર્વાફ માટે કૃષિ ક્ષેત્ર વધુ ઉત્પાદક બને તે જરૂરી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિયેતનામમાં કરેલી બેઠક નિષ્ફળ ગયા બાદ તેઓ રશિયાનો સફ્યોગ માંગે તેવી સંભાવના છે

સિંહે નવી દિલ્ફીમાં શ્રીલંકાની એલચી કચેરીની મુલાકાત લીધી અને આતંકવાદી ફ્મલાથી થયેલી જાનફાની બદલ શોકની લાગણી દર્શાવી ફતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે શ્રી વિ

સિંજે ભારતના સફયોગ સ્વરૂપે દુઃખમાં સફભાગી બનવા મુલાકાત લીધી ફતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓટોગસે વોશિંગ્ટનમાં જણાવ્યું કે અમેરિકા તેમની ધરપકડથી ચિંતિત છે પત્રકારો સામાજિક કાર્યકરો રાજકીય પક્ષના નેતાઓની ધરપકડની બાબત સામે તેમણે વાંધી વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે મ્યાનમારમાં ભારે જજેમતથી ઉભી થયેલ આઝાદી ટકાવી રાખવી જરૂરી છે અને લોકશાફી પ્રક્રિયાને અવરોધવી ન જાઈએ

માનવઅધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર ચાર માળના મકાનમાં વિસ્ફોટ થતાં આ દુર્ધટના થઈ છે અલકાયદા નિયંત્રણ ફેઠળના જૈશ અલ શુગુર શહેરમાં આ વિસ્ફોટ થયો છે

દ વિલેર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે સતત ત્રીજીવાર આ બેંગ્લોરની ટીમ વિજેતા બની છે આઈપીએલ શ્રેણીમાં ચેન્નાઈ ટોચ પર છે બીજા ક્રમે દિલ્ફી તથા ત્રીજા ક્રમે મુંબઈની ટીમ છે

આ વખતે કઝાખસ્તાન અને ચીન કરતાં ભારતીય મુક્કાબાજા વધુ છે આ વર્ષે પુરૂષો અને મહિલાઓની સ્પર્ધા એક સાથે યોજાઈ છે

વી

મહિલાઓની સિંગલ્સમાં પી

સિંધુ અને ઈન્ઠોનેશિયાની કોઉરૂન્નીસા વચ્ચે મુકાબલો છે તો સાથના નફેવાલ દક્ષિણ કોરિયાની કીમ ગા સામે રમવાની છે પુરૂષોની સિંગલ્સમાં સમીર વર્મા અને જ્ઞેંગકોંગના અંગુસ લોંગ વચ્ચે મુકાબલો છે